તેમને જુનાગઢ અને ગીર સોમનાથની પુર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જુનાગઢ ઉના વિગેરે વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે રાજ્યમાં સર્જાથેલી પુર પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને મુખ્યમંત્રીએ મંત્રીમંડળના સભ્યોને તેમના વિસ્તારોમાં પહોચી જવા જણાવ્યું છે જેથી આવતી કાલે મળનારી રાજ્ય મંત્રીમંડળની બેઠક મુલતવી રાખવામાં આવી છે ચંદ્રવદન પદ્ટણી વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે

જીલ્લાના ત્રણ તાલુકાના અબડાસા લખપત અને રાપર માં વરસાદની પ્રતીક્ષા થઇ રહી છે

વરસાદથી લોકોમાં ખુશી વ્યાપી છે

સમાચાર મિત્ર મામદ રહીમ મુતવાએ જણાવ્યું કે એક થી સવા ઇંચ વરસાદ થતાં માલધારીઓમાં ખુશી વ્યાપી છે નાના દિનારાથી અલીમામદ સમાએ જણાવ્યું છે કે નાના દિનારા મોટા દિનારા ધ્રોબાણા વગેરે વિસ્તારોમાં દોઢ ઇંચ વરસાદ થતા તળાવોમાં બે માસના પાણી આવ્યા છે

મુંબઇમાં આજે બપોરે તેમની અંતિમયાત્રા નીકળી હતી તેમાં ફિલ્મ જગતના અગ્રણીઓ જોડાયા હતા

ફિલ્મ જગતના અભિનેતાઓ અનિલકપૂર અનુપમપેર બી

શ્રીનિવાસે તેમને શ્રદ્ધાંજલિ આપી છે

ગુજરાતી ફિલ્મોમાં તેમનું મહત્વનું પ્રદાન રહ્યું હતું બંગાળી હોવા છતાં ગુજરાતી ફિલ્મો માં તેઓ સફળ અભિનેત્રી રહ્યા હતા

વાહન ચાલકો પાસેથી દોઢ લાખ રૂપિયા જેટલો દંડ વસુલાયો હતો ભુજ અને સામખીયાળી આરટીઓ દ્વારા આ કામગીરી થઇ હતી દરમિયાન ઓવરલોડ વાહનોના દુષણને રોકવા માટે દેખરેખ રાખી રહી છે છેલ્લા બે માસમાં સવાસો જેટલા આવા વાફનોને પકડીને દંડ વસુલવાની કવાયત થઇ હતી પૂર્વમાં સામખીયાળી પછી પશ્ચિમમાં નળિયા ખાતે ચેક પોસ્ટ શરૂ કરવામાં આવી છે ચંદ્રવદન પદ્ટણી અકસ્માત રાપર તાલુકાના કીડીયાનગર નજીક સર્જાયેલા અકસ્માતમાં મોટરસાઈકલ પલટી જતા મહિલાનું મોત નીપજ્યુ હતું આ અંગે મળતી વિગત મુજબ રાપર તાલુકાના કુંભારિયા રહેતા પતિ પત્ની મોટરસાઈકલ પર જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો જેમાં પત્નીનું મૃત્યુ થયું હતું જયારે પતિને ભુજમાં સારવાર માટે દાખલ કરાયા છે